વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો પહેલી સપ્ટેમ્બરથી શરૂ થશે

સંરક્ષણ ઉદ્યોગોના એક વેબિનારને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે નવી ટેકનોલોજી વિકસાવવા અને સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગોને મોટી ભૂમિકા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમણે કહ્યું કે ઘણાં વર્ષોથી ભારત એક સૌથી મોટો સંરક્ષણ આયાત કરનાર દેશ છે

દુર્ભાગ્યવશ આ વિષયને જરૂરી ધ્યાન ન મળી શક્યું

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ તેમણે કહ્યું કે એક વખત જીએસટી કાઉન્સિલ દ્વારા આ વ્યવસ્થા પર સહમતી થઈ જશે પછી બાકી નાણાંકીય વર્ષની સમસ્યા પણ ઊકલી જશે

તેની પરત ચુકવણી સેસ વસૂલ કર્યાના પાંચ વર્ષ પછી કરી શકાશે તેમણે કહ્યું બંને વિકલ્પો રાજ્યો સમક્ષ મૂકવામાં આવ્યા છે જેથી દરેક રાજ્યને લોન માટે સંઘર્ષ ન કરવો પડે શ્રીમતી સીતારમણે કહ્યું કે રાજ્યોએ વિગતવાર રીતે બંને વિકલ્પો રજૂ કરવાની વિનંતી કરી છે અને તેના પર વિયાર કરવા સાત દિવસો આપવાની વિનંતી કરી છે આ વિકલ્પો ફક્ત આ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે

નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું છે કે કોવિડ રોગયાળાને કારણે જીએસટીની આવકને ભારે અસર થઈ છે કેબીનેટ કોવિડ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે કોવિડના કેસમાં મૃત્યુની ટકાવારી એક ટકા કરતા પણ ઓછી થાય તે દિશામાં સક્રિય પગલાં લેવામાં આવે કેબિનેટ સચિવે આજે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ કેસની પરિસ્થિતિની સમીક્ષા કરી

બેઠક દરમિયાન અસરકારક નિયંત્રણ સંપર્ક અને સર્વેલન્સ માટે સલાહ આપવામાં આવી

નાગરિક ઉદ્દયન મંત્રાલયે જણાવ્યુ કે મંજૂરી પ્રક્રિયામાં ઉત્તર પૂર્વ ક્ષેત્ર પર્વતીય વિસ્તારો અને ટાપુ વિસ્તારોને અગ્રતા આપવામાં આવી છે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ ઉષા પાધીએ જણાવ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં ઉત્તર પૂર્વીય પ્રદેશો પર્વતીય ક્ષેત્રો અને ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઉડાનના ચોથા રાઉન્ડની શરૂઆત કરી હતી

એમઇએ વંદે ભારત વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનાર છે

તેમણે કહ્યું કે જુદા જુદા દેશો સાથે વ્યવસ્થા આગામી તબક્કાના સમયપત્રક મુજબ ચાલુ રહેશે

તેના કારણે જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી

ગોવડા યુરિ યા રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું છે કે દેશમાં લગભગ તમામ જગ્યાએ આ ખરીફ સિઝનમાં યુરિયાના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે તેમણે કહ્યું કે સરકાર જરૂરી હોય ત્યારે ઘરેલું એકમો તેમજ આયાતથી પુરવઠા મજબૂત કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે આજે કર્ણાટકમાં યુરિયાની ઉપલબ્ધતા અંગે નવી દિલ્હીમાં થયેલી મુલાકાતમાં તેમણે કર્ણાટક સરકાર દ્વારા અને કાળા બજાર કરનારાઓ સામે લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી હતી તેમણે ખાતરી આપી હતી કે જરૂરિયાત મુજબ યુરિયાની સપ્લાય આગામી દિવસોમાં વધારવામાં આવશે

અવિરત વરસાદને પગલે પંથિઆલ મોમ પાસ અને મારોગ ખાતે સેંકડો વાહનો મોટે ભાગે આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા લોકો વિવિધ સ્થળોએ લાંબી કતારોમાં ફસાયા છે ભારે વરસાદને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી ખોલવાના પ્રયાસો ખોરવાઈ ગયા છે અને વધુ ભેખડો પાડવાના કારણે કાટમાળ સાફ કરવાની કામગીરી હાથ ધરી શક્યા નથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખુલવાની સંભાવના આજે લગભગ અશક્ય છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ફ્રન્ટલાઈન કોરોના લડવૈયાઓને ટેકો આપનારા એક લાખથી વધુ એનસીસી કેડેટ્સના યોગદાનની પ્રશંસા કરી છે શ્રી સિંહે આજે નવી દિલ્હીમાં ડિરેક્ટોરેટ જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ મોબાઇલ ટ્રેનિંગ એપ્લિકેશન શરૂ કરતી વખતે આ વાત કહી આ એપ્લિકેશન એનસીસી કેડેટ્સની દેશવ્યાપી ઑનલાઇન તાલીમ આપવામાં સહાય કરશે